પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છના ખાવડામાં હાઇબ્રીડ રિન્યુઅલ એનર્જી પાર્ક અને માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે અમારી સરકારનું મન હંમેશા ખૂલ્લું છે અને એ અમારી ટોચની પ્રાથમિકતા છે જ એટલે ખેડૂતોએ સહેજ પણ ગભરાવાની કે ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી દેશના નાના અને સિમાંત ખેડૂતોના કલ્યાણ માટે અમારી સરકારે જે કૃષિ સુધારાઓ કર્યા છે તે નુકશાનકારક નહી પણ ફાયદાકારક છે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ગઇકાલે દિલ્હીમાં કેટલા વિઘટનકારી તત્વો ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહયાં છે તે નિંદનીય છે આજે દેશ પૂછી રહ્યો છે કે અનાજ અને દાળ ઉત્પન્ન કરવાવાળા નાના ખેડૂતોને તેમનો પાક બજારમાં વેચવાની આઝાદી શા માટે ન મળવી જોઇએ ખેડૂતો માટેના કૃષિ બીલમાં જે સુધારાઓ અમારી સરકારે કર્યા છે તેજ સુધારા માટે ભૂતકાળમાં વિપક્ષના લોકો સમર્થનમાં હતા પરંતુ તેમની સરકાર હતી ત્યારે એમણે કશુ કર્યુ નહી તેને મારા દેશના જાગૃત ખેડૂતો જાકારો આપશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે

વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ રીન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ થયો છે

તેનો સીધો લાભ ખેડૂતો અને પશુપાલકોને પણ મળશે

ખેતી અને ડેરી એમ બન્ને ક્ષેત્રોનો ઝડપથી વિકાસ થયો છે સાથે સાથે દુધ આધારિત ઉત્પાદનો ક્ષેત્રોનો વિકાસ થયો છે ગઇકાલે સરહદ ડેરીના ઓટોમેટીક મીલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટ બનવાથી આગામી સમયમાં સ્થાનિક દુધ પશુપાલકો ઉત્પાદિત દુધના પ્રોસેસીંગ સ્થાનિક કક્ષાએથી જ કરી શકશે તેનો સીધો લાભ સ્થાનિક પશુપાલકોને વેલ્યુએશનનો પણ મળશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાત ગ્રીન એનર્જીમાં અગ્રેસર છે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

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ધદ્રષ્ટિ અને સંકલ્પશક્તિના કારણે આજે કોઇ ઉદ્યોગ એવો નથી જે કચ્છમાં પ્રસ્થાપિત થયો ન હોય એ અર્થમાં કચ્છનો સર્વાંગી વિકાસ થયો છે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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આ સમારંભ માં રાજ્યપાલશ્રી આયાર્ય દેવવ્રતે જણાવ્યુ છે કે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ દ્વારા શ્રેષ્ઠ નાગરિક અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો હોવો જોઇએ દીક્ષાંત સમારોહ પ્રસંગે વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીએ શુભકામનાઓ પાઠવી હતી રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે સતત જ્ઞાનસંપન્ન બનવાની શીખ આપી વિદ્યાર્થીઓને આજીવન વિદ્યાર્થી બની રહેવા જણાવ્યુ હતુ રાજ્યપાલશ્રીએ પ્રાચીન ભારતના નાલંદા અને તક્ષશિલા કાળના વિદ્યાવૈભવની પુનઃસ્થાપના માટે પ્રવૃત્ત થવા પદવીધારક યુવાઓને અનુરોધ કર્યો હતો શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર સિંહ યુડાસમાએ યુવાનોને તેમની નવીનતાઓ અને શોધ સંશોધનો સમાજને મદદરૂપ બને તે માટે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવાનો અનુરોધ કર્યો હતો શ્રી યુડાસમાએ જીવનમાં જે તબકકાઓ આવતા હોય છે તેમાંથી વ્યક્તિને જીવનનો નવો વળાંક મળે છે અભ્યાસનો સમય હવે પૂર્ણ થયો છે તો તમે સમાજની હરીફાઇના યુગમાં પ્રવેશ કરશો હવે તમે સમાજ જીવનની પરીક્ષામાં પણ સર્વશ્રેષ્ઠસ પ્રદાન કરશો તેવી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી સરદાર પટેલ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ યોજાઈ ગયો

આ ઉપરાંત એમસીએમાં જ્ઞાનસાગર વિશ્વકર્માએ પ ગોલ્ડ મેડલ એમ